શિક્ષણશ્રેત્ર માટે મોટાપાયે ભરતીનું પહેલીવાર આયોજન રૂપાણી સરકાર હાથ ધરશે

યૂંટણીપંચ દ્વારા પૂરતી સલામતી વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરનાર છે

રાધનપુર અને લુણાવાડા બેઠક ઉપર નાન્યેતર જાતિના બે બે મતદારોએ પોતાનું મતદાન કર્યુ હતું મતગણતરીનો પ્રારંભ કાલે ગુડુવાર સવારે આઠ વાગ્યથી થશે મતગણતરી યાલતી હોય ત્યારે કેન્દ્ર સહિતની વિગત જાણવા માટે સુવિધા એપ ઉપયોગી થશે આ એપ ચૂંટણીપંચની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે પાલનપુર નજીક જગાણા ગામે થરાદ બેઠકની મતગણતરી યોજાશે જ્યારે રાધનપુર બેઠક માટે પાટણ તથા ખેરાલુ બેઠક માટે વિસનગર ખાતે મતગણતરી કેન્દ્ર ઊભા કરાયા છે જ્યારે બાયડ બેઠકની મતગણતરી વાત્રક ખાતે યોજાશે અમદાવાદની અમરાઇવાડી બેઠક માટેનું મતગણતરી કેન્દ્ર કે કા શાસ્ત્રી કોલેજમાં ઉભુ કરાયું છે લુણાવાડા બેઠકની મતગણતરી ત્યાંની સ્થાનિક કોલેજમાં હાથ ધરાશે ભાજપ સ્નેહ મિલન ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા તથા તાલુકા મથક ઉપર દિવાળી સ્નેહ મિલન યોજવાનો નિર્ણય લેવાયો છે

ગાંધીનગર નજીક કોબા ખાતે આપેલા પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના લોકાર્પણ હેઠળ યોજાયેલી રાજ્ય સ્તરની સંકલન બેઠકમાં મહાનગર તથા જિલ્લા કક્ષાના સંગઠન મંત્રી સહિતના મહત્વના હોદ્દેદાર હાજર રહ્યાં હતા

રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા તેઓશ્રી વહેલી સવારે જામનગરથી નિકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકું રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધિશના દર્શન કર્યા હતા જગતમંદિર ખાતે રાજયપાલશ્રી સાથે જિલ્લાખ કલેકટર ડો નરેન્દ્ર કુમાર મીણા દ્વારકાધિશ દેવસ્થાપન સમિતિના વહિવટદાર અને પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીય઼ા દ્વારકા પ્રાંત અધિકારીશ્રી દર્શન વિઠલાણી ટ્રસ્ટિના શ્રી કમલેશ શાહ સહિતના અધિકારીઓએ પણ ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા યુનાઇટેડ નેશન્સ આવતીકાલે ઉજવાનારા સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસને અનુલક્ષીને આજે અમદાવાદમાં યુનાઇટેડ નેશન્સ એસોશિએશન ગુજરાતની સ્થાપના કરવામાં આવી છે આજે અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજય વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ સંસ્થાની સ્થાપના કરી હતી આ પ્રસંગે ઇન્ડિયન ફેડરેશન ઓફ યુનાઇટેડ નેશન્સ એસોસિએશનના મિડિયા એડવાઇઝર દિપક પર્વતીયાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા સુદેશ વર્મા અને પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં નવરચિત યુનાઇટેડ નેશન્સ એસોશિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે શ્રી ભરત પંડ્યા અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્રી ધનરાજ નથવાણીની નિયુક્તિ કરવામાં આવી હતી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શ્રી ભરત પંડ્યાએ ગુજરાતમાં યુનાઇટેડ નેશન્સ એસોસિએશનની અગ્રતાઓ અંગે આ રીતે માહીતી આપી

બંને મહાનુભાવોએ ગુજરાત ઉઝબેકિસ્તાનના લોકોના નાગરિકોના વ્યાપક હિતમાં પરસ્પર વ્યાપાર નિવેશ તેમજ પીપલ ટુ પીપલ કોન્ટેકટ વધારવાનો નિર્ધાર બેઠકમાં વ્યકત કર્યો હતો શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથેની ચર્ચાઓ દરમિયાન જણાવ્યું કે ગુજરાતના ઊદ્યોગકારો ઉઝબેકિસ્તાનમાં વેપાર ઊદ્યોગ શરૂ કરવા તત્પર છે પરંતુ તેમને આ હેતુસર જરૂરી પરવાનગીઓ અને સહયોગ ત્વરાએ મળે તે અપેક્ષિત છે

એટલું જ નહિ અન્ય કોઇ પણ રાષ્ટ્રને ઉઝબેકિસ્તાનમાં મળી ન હોય તેવી સુવિધા અને રાહતો આપવા પણ તેઓ ઉત્સુક છે

અમિતશાહ્ કેન્દ્રિય ગૃહ મંત્રી તથા ગાંધીનગર સંસદસભ્ય અમિત શાહના હસ્તે રપમી ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આયોજિત રૂ

ગાંધીનગર શહેર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેરોસીન ફ્રી ગાંધીનગરના લાભાર્થીઓને કીટ વિતરણ વિધવા સહાય વૃદ્ધ સહાયના લાભાર્થીઓને મંજૂરી પત્રો આયુષ્યમાન ભારત કાર્યક્રમના લાભાર્થીઓને કાર્ડ વિતરણ એનાયત કરાશે મહિલા ખેડૂત સંમેલન ઝાલાવાડમાં ખેડૂત મહિલાઓ આગળ આવે અને સજીવ ખેતી તરફ વળે અને તે માટે તેમને માર્ગદર્શન મળે તે માટે સ્વાતિ સંસ્થા દ્વારા એક ખેડૂત મહિલા સંમેલન સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવ્યું હતું

સાથે સજીવ ખેતી કરવા માટે મહિલા ખેડૂતોને શું કરવું તેમજ સરકારની કઈ યોજનાનો લાભ મળી શકે તેમ છે તેમાં કેટલી સબસીડી મળે તે માટે અધિકારી દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

હવામાન ગુજરાતના હવામાનમાં વરસાદ પડે તેવા ફેરફારોનો આગામી દિવસમાં અનુભવ થશે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની દરિયાઇ પટ્ટીનો વિસ્તાર વરસાદ પડવાની વશેષ સંભાવના ધરાવે છે

ભાવનગર પંથકના દરિયાઇ વિસ્તારમાં પણ હાલ ધિમીધારે વરસાદ પડી રહ્યો છે વિજય મર્ચનટ વડોદરાના રીલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર આજથી શરૂ થયેલી વિજય મર્યન્ટ ક્રિકેટ ટ્રોફીની બીજી મેચમાં વડોદરા સામે ગુજરાત ખરાબ શરૂઆત કરી છે વડોદરાએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી

મુંબઇ પછી વડોદરા સામેના મેચમાં પણ ગુજરાતના તમામ બેટસમેન નિષ્ફળ રહ્યા હતા

આ પહેલા મુંબઇ સામેની મેચમાં પણ ગુજરાતના બેટસમેનો નિષ્ફળ રહ્યા હતા